સીબીડીટી ની યાદીમાં જણાવાયું છે કે જે વ્યકિતઓના પાન નંબર આધાર નંબર સાથે જોડાયેલા નહી હોય તે અમાન્ય ગણાશે તેવા પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત થયેલા અહેવાલોના પગલે સત્તાવાળાઓએ આ માટેની મુદત લંબાવવાનો નિર્ણય લીધો હતો સીધા કરવેરા માટેના કેન્દ્રીય બોર્ડ સીબીડીટીએ સુચના આપી છે કે આવકવેરા રીટર્ન ભરતી વખતે પાન નંબર સાથે આધાર નંબર જણાવવાનું તથા જોડવાનું આજથી ફરજીયાત ગણાશે

તેમાં ખેડા નવસારી કચ્છ ભાવનગર સાબરકાંઠા પંચમહાલ અને અમદાવાદ પશ્ચિમ બેઠકનો સમાવેશ થાય છે

આવતીકાલે વધુ સાત બેઠક પર ભાજપના ઉમેદવારો ઉમેદવારીપત્ર રજૂ કરશે તેમાં પોરબંદર રાજકોટ જામનગર ભરૂચ બારડોલી અને અમરેલી બેઠક માટે આવતીકાલે ઉમેદવારીપત્ર રજૂ કરશે જયારે બનાસકાંઠાની બેઠક પર ચોથી તારીખે ઉમેદવારીપત્ર ભરાશે

જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમને શુભેચ્છા અને અભિનંદન આપવા ઉપસ્થિત રહ્યા હતા

તો કરછ લોકસભાની ચૂંટણી હું નહિ પરંતુ ભાજપ નો દરેક કાર્યકર લડી રહ્યો છે તેમ બીજી વાર ઉમેદવારી નોધાવનાર વિનોદ ચાવડાએ જાણાવ્યું ફતું આ પ્રસંગે ભાજપ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને વાકેફ કરાયા ફતા ત્યાર બાદ રોડ શો યોજાયો હતો જેમાં આશરે પાંચ ફજાર જેટલા ભાજપ કાર્યકરો તેમજ સમર્થકો જોડાયા આ રોડ શો માં ફીર એકબાર મોદી સરકાર તેમજ મૈ ભી ચોકીદાર નાં સુત્રોચાર તેમજ ટી શર્ટ અને ટોપી જોવા મબ્યા હતા

એમ

ટી કાર્ગો ફેન્ડલીંગ કરીને વધુ એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે જેમાં કોલસાખાદ્યતેલઅન્ય રસાયણો અને ટીન્બર લોગ સફિતના માલસમાન નો સમાવેશ થાય છે

સ્લીપર અને જનરલ કોચ જોડવા માં આવશે આ ટ્રેન નું બુકિંગ શરૂ થઇ ગયું ફોવાનું યાદીમાં જણાવાયું છે કલ્પના શાહ્ ટણી પંચ મનરેગા મંજર ચૂંટણીપંચે ગ્રામિણ વિકાસ મંત્રાલયની મનરેગા યોજના હેઠળના વેતનમાં પહેલી એપ્રિલથી વધારો કરવાની વિનંતીને મંજૂરી આપી છે મનરેગા હેઠળ ચૂકવવામાં આવતાં વેતનને કૂષિ શ્રમિકો માટેના ગ્રાહક કિંમત સૂચકાંક સાથે જોડાવામાં આવ્યો છે અને નવા પગારના સુધારેલ દરો નાણાંકીય વર્ષના પ્રથમ દિવસે એટલે કે આજથી અમલમાં આવ્યા છે આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત આચારસંહિતા અમલમાં હોવાથી મંત્રાલયે આ માટે ચૂંટણીપંચનો સંપર્ક કર્યો હતો જુદાં જુદાં રાજ્યોમાં વેતનના દરો પણ અલગ અલગ છે તેથી વેતન વધારો પણ અલગ અલગ રેહેશે હવેથી વર્તમાન વેતન દરમાં પાંચ ટકાનો વધારો થઈ શકે છે